જેના લીધે દેશના પશ્ચિમ કાંઠે આવેલા ગુજરાત સહિત મુંબઈના કાંઠા વિસ્તારમાં સુનામીનો ખતરો વધુ છે ગુજરાત પાસે લાંબો દરિયા કિનારો છે

દરિયાકિનારાની જમીન ધોવાણ બાબતે કચ્છ જામનગર સુરત સહિતના જિલ્લા સંવેદનશીલ જાહેર કરાયા છે તેથી સમુદ્રતટને સુરક્ષિત કરવા બેથી ત્રણ મીટર ઉંચી દિવાલ બાંધવામાં આવશે આરતી ભટ્ટ મહા વાવાઝોડું અરબી સમુદ્રમાં મહા વાવાઝોડાને કારણે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદ થવાની સંભાવના છે

હાલમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે

તે અંતર્ગત જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી સમીક્ષા બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે તાનારીરી એવોર્ડ એનાયત કરવામાં આવશે

જિલ્લાના લખપત દયાપરના મામલતદાર વી ઓ પટેલને બેચરાજી મહેસાણા મુકાયા અને તેમની જગ્યા પર વિસનગર મહેસાણાથી એ એન સોલંકી મુકાયા છે તો અંજારના એન સી રાજગોરની મહેસાણા બદલી થઈ છે અને તેમની જગ્યાએ ભરૂચથી એ બી મંડોરીને મુકવામાં આવ્યા છે અને અબડાસામાં એન એલ ડામોરની ડીસા બનાસકાંઠા બદલી કરવામાં આવી છે

જેથી દુષ્કાળના કપરા દિવસોમાં કચ્છમાં ઘાસચારાની અછત દૂર કરી શકાય હાલે જિલ્લામાં સારો વરસાદ થતાં પશુઓ માટે લીલોચારો જૂવાર વાવવામાં આવી છે વાંકી ગામના આ સમ્મહ કાર્યની નોંધ ગુજરાત સરકારે પણ લીધી છે અને ઘાસચારાની બાબતમાં સ્વનિર્ભર બનવા માટે કચ્છ જિલ્લાની સંસ્થાઓને જોડાવા જણાવાયું છે તદ્દઉપરાંત અબડાસાના કનકપર ગામે ચાલીસ એકરમાં ગૌચર જમીન પર ઘાસનું વાવેતર કરાયું છે અને તેને ફેન્સીંગ કરાયું છે

જાહેર ક્ષેત્રની ઓઇલ વિતરણ કંપનીઓ દ્વારા દર મહિનાના પહેલા દિવસે એલપીજીની કિંમતોની સમીક્ષા કરાય છે નવી કિંમતો પહેલી નવેમ્બરથી જ અમલી બની છે સબસિડી વિનાના સિલિન્ડરની કિંમતમાં સતત ત્રીજા મહિને વધારો કરાયો છે

નવેમ્બરમાં કરાયેલો વધારો આકરો છે આરતી ભક્ટ ડેન્ગ્યુ તાવ રક્ષણ કેમ્પ સમગ્ર રાજ્યમાં ખાસતો કચ્છ જિલ્લામાં ડેન્ગ્યુ તાવના કારણે અનેક પરિવારો આર્થિક અને માનસિક યાતના ભોગવી રહ્યા છે ત્યારે માધાપર અને કચ્છ જિલ્લા પંચાયત અદાણી હોસ્પિટલ અને જૈન સમાજના સહયોગથી ડેન્ગ્યુથી પ્રભાવીત સમયગાળા સુધી મફત ડેન્ગ્યુ તાવ નિદાન અને સારવાર કેન્દ્રનો ગઈકાલે પ્રારંભ કરવામાં આવ્યો હતો નિઃશુલ્ક કેમ્પ રોગચાળાનો સામનો કરી રહેલા પરિવારો માટે આશિર્વાદરૂપ બની રહેશે

માધાપર ઉપરાંત આજુબાજુના ગામોના તાવગ્રસ્ત લોકો માટે સહાયરૂપ બની રહેશે